આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામેલ થશે

અયોધ્યા પહોચી પીએમ મોદી સૌથી પહેલાં હનુમાનગઢીમાં દર્શન અને પૂજા અર્ચના કરશે

બપોરે લગભગ ર વાગ્યે પીએમ અયોધ્યાથી રવાના થઇ જશે

નેહ્લ ઠક્કર કચ્છ રામ મંદિર ભૂમિપુજન ઉજવણી અયોધ્યા ખાતે રામમંદિરના ભૂમિપૂજન સાથે કચ્છમાંય આયોજન સંદર્ભે ભુજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી અપાઇ હતી જેમાં સમગ્ર હિન્દુ સમાજ ઉજવણી કરે તેવું આહવાન કરવામાં આવ્યું હતું ભુજ ખાતે રામધૂન નજીક આવતીકાલે હવન અને મહાઆરતી સાથે મહોત્સવમાં જોડાવાની તૈયારીઓ થઇ ચૂકી છે કોરોના મહામારીના લીધે ગાઇડલાઇન મુંબઇ કચ્છમાંથી વધુ લોકો જોડાય અને દરેક ઘરમાં દીવડા પ્રગટાવીને દિવાળી જેવો માહોલ રચાય તેવો અનુરોધ કરાયો હતો ઉજવણીમાં મંદિરો મઠ અને સંતો મહંતો પણ જોડાશે તેવું જાણવા મળેલ છે

શ્રીનગરના જિલ્લા મેજીસ્ટ્રેટ શાહીદ ઇકબાલ ચૌધરીએ જણાવ્યું છે કે પોલીસોને મળેલી બાતમી મુજબ અલગતાવાદીઓ અને પાકિસ્તાન સમર્થીત જુથો આવતીકાલે હિંસક દેખાવો કરે તેવી શક્યતા નકારી શકાય નહીં ઉલ્લેખનીય છે કે કોવિડના કારણે શહેરમાં આઠમી ઓગસ્ટ સુધી નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે

બીએસએફના આઈજી સમુંદર સિંહ દબાસે આ અંગે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આનાથી જવાનોનો ઉત્સાહ્ વધે છે

જીલ્લા મથક ભુજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગીતાબેન રબારી બીએસએફ જવાન હાથે રાખડી બાંધી મીઠું મોઢું કરાવી જવાનોના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે ગીતા બેન રબારીએ તેરી મીટ્ટીમેં મીટ જાવા ગીત ગાઈને જવાનોને રક્ષાબંધન તહેવારની શુભેચ્છા પાઠવી હતી

આઈ રાપર ખાતે રૂબરૂ હાજર રહેવા આચાર્યશ્રી આઇ ટી

રાપર દ્વારા જણાવાયું છે